સુપ્રિમ કોર્ટે જણાવ્યું છે કે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને જાતીય સતામણી મામલે ફસાવાના એક વકીલ દ્વારા કરવામાં આવેલા દાવા પાછળના કાવતારાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે

છઠ્ઠા તબક્કાની ચૂંટણી માટેના ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરાઇ

ચીનમાં રમાઇ રહેલી એશિયા ચેમ્પીયનશીપની બેડમિન્ટન ક્વાર્ટરફાઇનલ રાઉન્ડમાં ભારતના પી વી સિંધુ સાઇના નેહવાલ અને સમીર વર્માનો પ્રવેશ

ન્યાયાધીશ અરૂણ મિશ્રાના અધ્યક્ષ પદ હેઠળની બનેલી ત્રણ જજની વિશેષ બેન્ચે આજે જણાવ્યું હતું કે કોઈપણ કાવતારાખોરો આ રીતે ન્યાયતંત્રની આ સંસ્થા વિરૂધ્ધ કાવતરા રચવાનું કામ કરશે તો ન્યાયપાલિકાનું અસ્તિવમાં જોખમ ઊભું થશે અદાલતે આ દાવા કરવાવાળા વકીલ ઉત્સવસિંહ બૈંસને આવતીકાલ સવાર સુધીમાં વ્ધુ એક સોંગદનામું દાખલ કરવા જણાવ્યું છે આ પહેલા તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમની પાસે વધુ પુરાવા છે

પીઠે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ક્ષી બેંસના દાવાની સુનાવણી અને મુખ્ય ન્યાયાધીશ વિરૂધ્ધ જાતીય સતામણી મામલાની વિભાગીય તપાસમાં કોઈ સંબંધ નથી આ અગાઉ સુપ્રિમકોર્ટે સીબીઆઈ આઈબી અને દિલ્હી પોલીસના વડાઓને બેંસના દાવાઓની સુન્નાવણી કરતાં ત્રણ ન્યાયાધીશોને ચેમ્બરમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો

વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ તેમના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા છે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના લાંબબજાર ખાતે ચૂંટણીસભાને સંબોધતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં બીજેપીના નેતૃત્વવાળી સરકારના પાંચ વર્ષના શાસનમાં વિશ્વક્ષાએ ભારતની શક્તિ અને તાકાતમાં વધારો થયો હોવા પર ભાર મૂક્યો હતો શ્રી મોદીએ કહ્યું કે આ સમય દરમિયાન ભારતે વિદેશના દેશો કે જ્યાં કાળાનાણાંનો સંગ્રહ કરાયો છે તેવા દેશો સાથે કેટલાક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે વિપક્ષના તેમના ઉપર વારંવારની વિદેશની યાત્રાઓ અંગેના આક્ષેપોનો રદિયો આપી તેમણે દાવો કર્યો હતો કે વિશ્વના નેતાઓ હવે ભારતને સન્માનની દેષ્ટિએ જુએ છે અને ઘણી બાબતે સમર્થન આપે છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી વિકાસની બાબતે સ્પીડબ્રેકર તરીકે વર્તી રહ્યા હોવાની ટીકા કરી એવો આક્ષેપ કર્યો હતો કે રાજયમાં તૃજ્ઞમૂલ કોંગ્રેસના શાસનમાં ધ્રસણખોરી અને જૂલમોમાં વધારો થયો છે ભાજપા નેતાએ ચ્રૂંટણીકમિશન દ્વારા પશ્ચિમબંગાળમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા લીધેલા પગલાંઓને આવકાર્યા હતા તેમણે કહ્યું કે ગઇકાલે રાજ્યમાં થયેલી હિંસા એ વાતની પ્રતિતિ કરાવે છે કે તૃજ્ઞમૂલ કોંત્રેસ લોકોનું સમર્થન ગુમાવી રહી છે ભાજપાના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના લોહારદાદા ખાતે રેલીને સંબોધી હતી તેમણે કહ્યું કે તેમની સરકારે ધર્મ કે જાતિ અંગે કોઇ ભેદભાવ રાખ્યો નથી અને દરેક ભારતીય નાગરિકને ન્યાય મળી રહે તે માટે પ્રયત્નો કર્યા છે

શ્રી શાહે આજે એવો દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં સરકાર રચશે અમારા પટનાના સંવાદદાતાનો અહેવાલ છે કે એનડીએના વરિષ્ઠનેતાઓ અને મહાગઠબંધનના નેતાઓ બિહારના જુદાજુદા વિસ્તારોમાં પવનવેગી પ્રવાસ કરી પ્રચાર કરી રહ્યા છે

તેમક્ષે કહ્યું કે કોંગ્રેસે જે પણ વચનો આપ્યા છે તેને પૂરા કર્યા છે તેમણે કહ્યું કે તેમનો પક્ષ ખેડૂતો અને બેરોજગારોને લાભ આપશે પક્ષના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ ફતેહપુર ખાતે જાહેરસભાને સંબોધી હતી તેણીએ એનડીએ સરકારની આકરી ટીકા કરી હતી

દરમિયાન ચ્રંટણીના છઠ્ઠા તબક્કાની બેઠકો પરના ઉમેદવારીપત્રોની આજે ચકાસણી હાથ ધરાઇ છે ઉમેદવારીપત્રો ભરવાની મુદત ગઇકાલે પૂરી થઇ હતી શુક્રવારે ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ છે

ઓટોનોમસ જીલ્લામાં એક મતદાન મથક ઉપર ફરી મતદાન થયું છે

અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચ્રૂંટક્ષીના બીજા તબક્કામાં આ મતવિસ્તારમાં ગુરૂવારે ચૂંટણી યોજવામાં આવી હતી પરંતુ મતદાન મથકોમાં ચૂંટણી સંબંધી ગેરરીતીની ફરિયાદને પગલે ચૂંટણી યોજવાની જરૂરિયાત ઉભી થઇ હતી

આજે નવી દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં તેમને પક્ષમાં આવકારવામાં આવ્યા હતા ભાજપ દ્વારા તેમને ટિકીટ ન અપાતાં તેમણે પક્ષ પલટો કર્યો છે

જેમાં ભાજપના ઉમેદવાર પ્રજ્ઞાસિંહ ઠાક઼રને લોકસભાની ચૂંટણી લડવાની રોક લગાવા માંગ કરાઈ હતી માલેગાંવ વિસ્ફોટના આરોપી પ્રજ્ઞાસિંહ ઠાંકર હાલ જામીન પર છે અને મધ્યપ્રદેશના ભોપાલથી લોકસભાની ચૂંટણી લડશે ગયા સપ્તાહે ભાજપા દ્વારા પ્રજ્ઞા ઠાંકરને ભોપાલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહની સામે ચૂંટણી માટે ઊભા રાખ્યા બાદ અરજીકર્તાએ અદાલતને પ્રજ્ઞા ઠાંકુરના ચૂંટણી લડવા પર રોક લગાવવા અનુરોધ કર્યો હતો

અભિનેતા અક્ષય્ક્મારને આપેલા બિનરાજકીય સાક્ષાત્કારમાં શ્રી મોદીએ દેશમાં નવ કરોડથી વ્ધ શૌચાલયો બાંધવાનો શ્રેય દેશને આપ્યો છે પ્રધાનમંત્રીએ વધમાં કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના વિશાળ અનુભવે દેશ માટે શ્રેષ્ઠ કામ કરવાની પ્રેરણા મળી છે

અને તેમાંના આઠની ઓળખ થઇ ચૂકી છે મંત્રીએ કહ્યું કે આમાંના એક હુમલાખોર નેતા તરીકે હતો અને તે અલગ જૂથના નેશનલ થાવીદ જમાતનો સભ્ય હતો

મંત્રીએ વધુ હમલા થવાની ભીતી દર્શાવી હતી અને તેમણે પરિસ્થતીને પહોંચી વળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમણે એ પણ ઉમેર્યું કે તપાસ દરમિયાન એવી માહીતી મળી છે કે હ્મલાખોરોને ખ્રિસ્તી ચર્ચ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા આ અંગે કોઇ સીધી લીંક સાબિત થઇ નથી શ્રી વિજય વર્ધને કેટલાક હમલાખોરો સારા પરિવારના હતા અને તેમાનો એકે બ્રિટનમાં અભ્યાસ કર્યો હતો આ દરમિયાન કોલંબોમાં તનાવ જેવી સ્થિતિ છે પોલીસે કેટલુંક શંકાસ્પદ મટિરીયલ મળ્યું હોવાનું જજ્ઞાવ્યું હતું અગાઉ પ્રમુખ મૈત્રીપાલા સિરીસેનાએ રાષ્ટ્રને ખાત્રી આપી હતી કે તેઓ આતંકવાદને નાથવા કડક પગલાં ભરશે

એજન્સીએ તામિલનાડ્ર પોલીસ દ્વારા દાખલ કરેલી એફઆઈઆર અને ચાર્જશીટના આધાર પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ મ્દુરાઈ અને ચેન્નઈમાં કંપની સામે તપાસ શરૂ કરી હતી